પી એલ ની પ્રથમ મેચમાં રાજસ્થાન સામે બેંગ્લોરનો સાત વિકેટે વિજય

શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઇ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી ભારતમાં કોરોના વાયરસ માટેની ત્રણ રસીઓ વિકાસના અગ્રીમ તબક્કામાં છે જેમાંથી બે બીજા તબક્કામાં છે અને એક ત્રીજા તબક્કામાં છે ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધકો પાડોશી દેશો અફઘાનિસ્તાન ભૂતાન બાંગ્લાદેશ માલદીવ્સ મોરેશિયસ નેપાળ અને શ્રીલંકા સાથે સહયોગ કરીને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યા છે જ્યારે બાંગ્લાદેશ મ્યાનમાર કતાર અને ભૂતાનમાંથી પણ તેમના દેશોમાં ક્લીનીકલ ટ્રાયલ કરવાની રજૂઆતો મળી છે વૈશ્વિક સમુદાયને મદદ કરવા માટે પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારતે રસી દવાઓ અને રસી પહોંચાડવાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્લેટફોર્મ્સ પૂરા પાડવાના પોતાના પ્રયત્નો માત્ર પડોશી દેશો પૂરતા જ સિમિત ના રાખીને સમગ્ર વિશ્વ સુધી પહોંચવું જોઇએ

પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે દેશના ભૌગોલિક વિસ્તાર અને વિવિધતાને ધ્યાનમાં રાખીને રસી ઝડપી રીતે પહોંચે તેની ખાતરી કરવી જોઇએ તેમણે ભારપૂર્વક કહ્યું કે રસી પહોંચાડવા તથા આપવા અંગેની વહીવટી બાબતો વિતરણ વગેરે દરેક પગલાનું યુસ્ત રીતે આયોજન થવું જોઇએ

પ્રધાનમંત્રીએ એ પણ ધ્યાન રાખવા કહ્યું કે દૈનિક કેસોમાં ઘટાડો થવાને કારણે આપણે સાવચેતી ઓછી કરવી જોઇએ નહી અને રોગચાળાને કાબુમાં કરવાના પ્રયત્નો ચાલુ રાખવા તેમણે અપીલ કરી ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ સાવચેતીના પગલા અનુસરવા તેમણે લોકોને અપીલ કરી હતી

જે કુલ સંક્રમિતોના લગભગ દોઢ ટકા જેટલો જ રહ્યો છે

જે દુનિયાભરમાં સૌથી ઓછા મૃત્યુદરવાળા દેશો પૈકી એક છે

શ્રી મોદીએ બંને રાજ્યોને બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી પ્રધાનમંત્રીએ બે અલગ અલગ ટ઼વીટ દ્વારા બંને મુખ્યમંત્રી સાથે વાત કર્યાનું જણાવ્યું હતું તથા તમામ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરી હતી

બીજા તબક્કાની યૂંટણી માટે એન ડી એ અને મહાગઠબંધન ઉપરાંત ઘણાં બીજા પક્ષોએ પોતાના ઉમેદવાર ચૂંટણીજંગમાં ઉતાર્યા છે

બાકી પાંચ બેઠકો પર એન

ના ઘટકદળ વી

પી અને હમના ઉમેદવારો લડશે

દરમિયાન પહેલા અને બીજા તબક્કાની યૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતાનો યૂંટણી પ્રચાર વધુ તેજ બનાવ્યો છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

એક ટ઼વીટ સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યકત કરી છેકે મા જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃધ્ધિ આપશે પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વનાં પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીનાં પૂજન અર્ચન કરી સૌના માટે સુખ સમુઘ્ઘિ આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી

દેશભરમાંથી ઉમટતી ભીડને ટાળવા આ વર્ષે કેટલીક ધાર્મિક વિધીઓ ઓનલાઈન સ્ટ્રીમ કરાશે ઉલ્લેખનીય છેકે દશેરા પર્વ વિજયવાડા શહેરમાં હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશમીર ખાતે ભાવિકો આજે વહેલી સવારથી જ કટરા વૈષ્ણોદેવી મંદિર દુર્ગાનાથ મંદિર ખીર ભવાની મંદિરમાં પૂજા અર્ચનાં માટે ઉમટી પડ્યા છે જોકે તમામ સ્થળોએ કોવિડની માર્ગદર્શિકાઓનું ભાવિકો દ્રારા યુસ્તપણે પાલન કરાઈ રહ્યું છે

નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે તેમ પણ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે મહારાજ અગ્રસેન સામાજીક સમરસતાના પ્રણેતા અને સાચા કર્મયોગી હતા તેમણે કહ્યં કે માનવ કલ્યાણ પરોપકાર અને ગરીબોના ઉત્થાન માટે મહારાજા અગ્રસેનનું કાર્ય દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરશે

પી એલમાં આજે બે મેચ રમાઇ રહી છે

શારજાહમાં દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ સુપરકીંગ્ઝ વચ્ચેની આજની બીજી મેચમાં ચેન્નાઇએ પણ ટોસ જીતીને પહેલાં બેટીંગ પસંદ કર્યું છે